ભાજપના ધારાસભ્યોએ સભાત્યાગ કર્યો હતો ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે એનડીએ સરકારે છેલ્લા છ મહિનામાં લીધેલા ઘણા નિર્ણયોના લીધે વિકાસ અને સામાજીક સશક્તિકરણને વેગ મળ્યો છે

ભાજપના બધા જ ધારાસભ્યોએ સભાત્યાગ કરતા દરખાસ્તની વિરૂદ્વમાં એક પણ મત નોંધાયો નથી

જેમાં અખિલ ભારત મજલીસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના બે અને સીપીઆઇએમ તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક એક સભ્યનો સમાવેશ થાય છે અગાઉ કોંગ્રેસના અશોક ચવ્હાણે દરખાસ્ત રજૂ કરી હતી જ્યારે એનસીપીના નવાબ મલિક અને શિવસેનાના સુનીલ પ્રભુએ તેને ટેકો આપ્યો હતો વિશ્વાસનો મત જીત્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બધા જ ધારાસભ્યો અને મહારાષ્ટ્રના લોકોનો આભાર માન્યો હતો સભાત્યાગ બાદ પત્રકારો સાથે વાતચીત કરતા ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે માત્ર હંગામી અધ્યક્ષની નિમણૂંક જ નહીં પણ વિધાનસભાનું સત્ર બોલાવવાની પ્રક્રિયા પણ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે તેમણે એનસીપીના નેતા દિલીપ વળસે પાટીલની હંગામી અધ્યક્ષ તરીકે કરાચેલી નિમણૂંક સામે વાંધો ઉઠાવ્યો હતો શ્રી ફડણવીસે કહ્યું કે ભારતના ઇતિહાસમાં હંગામી અધ્યક્ષને ક્યારેય બદલવામાં આવ્યા નથી ઉલ્લેખનીય છે કે શિવસેના એનસીપી અને કોંગ્રેસની સરકારે હંગામી અધ્યક્ષ બદલવાનો અધિકાર કેબિનેટને છે તેમ જણાવીને ભાજપના હંગામી અધ્યક્ષ કાલિદાસ કોલાંબકરને બદલ્યા હતા એવી જ રીતે ગૃહની કામગીરીની શરૂઆત વખતે વંદેમાતરમ વગાડવામાં આવ્યું ન હોવાથી બંધારણીય જોગવાઇનો ભંગ થયો ગણાથ તેમ શ્રી ફડણવીસે ઉમેર્યું હતું

જાપાનના વિદેશમંત્રી તોશીમીત્સી મોતેગી અને વિદેશમંત્રી તારા કોનો સાથેની વાતચીતમાં તેમણે આ મુજબ ટીપ્પણી કરી હતી

ભારત અને જાપાનના સંરક્ષણ અને વિદેશમંત્રીઓની યોજાનારી બેઠક અગાઉ આ મંત્રણા યોજાઇ હતી સત્તાવાર સૂત્રોને ટાંકીને અમારા સંવાદદાતા જણાવે છે કે બંને દેશોના સંરક્ષણ મંત્રીઓએ ભારત અને જાપાન વચ્ચે સલામતી ક્ષેત્રનો સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી તથા ભારત અને પ્રશાંત વિસ્તારની સલામતીની સ્થિતિની સમીક્ષા કરી હતી બંને મંત્રીઓએ ટેકનોલોજીના હસ્તાંતરણ હેઠળ શસ્ત્રો અને મિલીટરી હાર્ડવેર ક્ષેત્રે સહકાર મજબૂત બનાવવાનો નિર્ણય લીધો હતો

મતદાનની ટકાવારી હજી વધી શકે છે અત્યાર સુધી કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી

વેંકૈયા નાયડુ અને અન્ય સભ્યો ગૃહની સારી કામગીરી માટે એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે રાજ્યસભામાં અર્થતંત્ર પરની ચર્ચા એ સૌથી મહત્વનો મુદ્દો રહ્યો

કાનપુરમાં પ્રાણવીરસિંહ ટેકનોલોજી સંસ્થામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતાં રાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે જ્ઞાનના નવા સ્વરૂપોએ દેશને આર્થિક શક્તિ આપવાની સાથે સાથે ઘણા લોકોના જીવનધોરણમાં સુધારો કર્યો છે શ્રી કોવિંદ એક દિવસની કાનપુરની મુલાકાતે ગયા છે રાષ્ટ્રપતિએ છત્રપતિ શાહુ મહારાજ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનમાં પણ હાજરી આપી હતી આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે દેશની ઉચ્ય શિક્ષણ આપતી સંસ્થાઓ નવકલ્પના અને સંશોધનના કેન્દ્રો બનવી જોઇએ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની નવી શિક્ષણનીતિ પણ સંશોધનના માધ્યમથી દેશને જ્ઞાનની સત્તા બનાવવાની નેમ ધરાવે છે

શ્રમ અને રોજગાર મંત્રી સંતોષ કુમાર ગંગવારે આજે પેન્શન સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આ બંને યોજનાઓ માટે લાભાર્થીઓની નોંધણીની કામગીરી શરૂ કરાવી છે તેમણે કહ્યું કે બંને યોજનાઓ સરળ અને કોઇ પણ અવરોધ વગરની છે આ બંને યોજનાઓમાં આધાર નંબર અને બેન્કમાં બયત ખાતુ અથવા જનધન ખાતુ હોવું જરૂરી છે

આજે જમ્મુમાં જલશક્તિ અને આપત્તિ વ્યવસ્થાપન ઉપર કેન્દ્રિત એક ભારત શ્રેષ્ઠ ભારત પરિષદનું ઉદ્દઘાટન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે બે દિવસ માટેની આ પરિષદ જળસંગ્રહને વધારવામાં મદદરૂપ બનશે

વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે અસાધારણ સ્ટાર્ટઅપ શરૂ કરનારને ઓળખ આપવા અને નવતર ઉત્પાદનો બનાવવા તથા રોજગારની વધુ તકો આપવા અને સંપત્તિ નિર્માણ તેમજ સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખીને આ પુરસ્કારો અપાશે આના લીધે રોકાણકારોને આર્થિક પ્રાપ્તિની સાથે સાથે સમાજ માટે પણ યોગદાન આપવા પ્રોત્સાહન મળશે આ પુરસ્કાર જીતનારને દરેકને પાંચ લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાશે

ચાર રનરઅપ સ્ટાર્ટઅપને તેમના ઉત્પાદનો અને ઉકેલોને જાહેર સત્તાવાળાઓ અને કોર્પોરેટ ક્ષેત્રને પરિચય કરાવવાની તક મળશે

ગઇકાલે રાજ્યસભામાં પુછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં ગ્રામીણ વિકાસમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આ વિયારનો હેતુ ગામડાઓમાં અને તેમના લોકોમાં કેટલાક મૂલ્યો અંગે જાગૃતિ કેળવવાનો છે